એસ એમ

આ સમજુતીના લીધે નેશનલ સ્ટોક એક્સચેંજ દ્રારા અમલમાં મુકાતી યોજના ફેઠળ એમ

ઈ ઉધોગ સરળતાથી પબ્લીક ઈસ્યુ વડે નાણા ઉપલબ્ધ કરી શકશે આ ઉપરાંત એન એસ ઈ ની દ્રેડ રિસીવેબલ ઈલેક્ટ્રોનીક સીસ્ટમ હેઠળએમ એસ એમ ઈ ઉધોગોને તેમના ઉત્પાદન તથા સપ્લાયની સામે ઝડપથી નાણા લાગશે આરતીબેન ભદ્દ આકાશવાણી અધિક મહાનિયામક મુલાકાત આકાશવાણીના અધિક મહાનિયામક આકાશ લક્ષ્મણે ત્રણ દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી અને જિલ્લાના અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી હતી તેમજ સરહદી જિલ્લામાં રેડિયોનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતું કે આધુનિક સમયમાં હજુપણ રેડિયોએ ગ્રામ્ય વિસ્તારોતેમજ જેઓ પશુધન ચરાવવાનું કે ખેતસ વાડીએ કામ કરનાર વર્ગ છે તેઓ માટે માહિતીપ્રદ સાધન છે તદઉપરાંત કચ્છની લોકસભા સંસ્કૃતિ અને પર્યટન સ્થળો અંગે ખુ શીની લાગણી વ્યક્ત કરી હતી

બસીયાએ આકાશવાણીને જણાવ્યુ હતું આરતીબેન ભદ્દ સાયકલ યાત્રા દેશમાં મહિલા દુષ્કર્મની ઘટનાઓ સામે જનજાગૃતિ કેળવવા દુષ્કર્મ મુત્ત ભારતના સંદેશ સાથે હરિયાણાની સંસ્થાના ત્રણ યુ વાનો સાઈકલયાત્રા સાથે ગઈકાલે માંડવી પર્હોચ્યા હતા

તેમણે નેરોબીથી સંદેશો પાઠવતા આ અપીલ કરી છે